ટ્રવીટ સંદેશમાં રેલવે મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આનાથી રેલવેમાં વધુ સંખ્યામાં નોકરી સુનિશ્ચિત થશે

રેલવે મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે પરીક્ષા માટે ઉમેદવારોને તેમના પોતાના શહેર અથવા તો તેની નજીકની જગ્યાઓ પરના પરીક્ષા કેન્દ્રો ફાળવાય તેનું ખાસ ધ્યાન રખાશે

એમ ગૂહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે

આ સમારોહમાં કુટિર અને ગ્રામોઘોગ મંત્રી શ્રી જયેશ રાદડીયા સહિત ગુજરાત રૂરલ ઈન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ કોર્પોરેશનના ચેરમેનશ્રી ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થાનના ચેરમેનશ્રી ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોઘોગ બોર્ડના ચેરમેનશ્રી અને ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ ના ચેરમેન શ્રી અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે

ત્યારે સમગ્ર કેંચ્છ કહેજુ પણ વરસાદની રાહી જુએ છે ત્યારે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરન મહિનામાં ચોમાસું સામાન્ય રહેશે

અષાઢ મહિનો પુરો થવા આવે છે

રાજયની વડી કચેરીના આદેશના પગલે આ કાર્યવાહી કરવામાં આવી અહતી અને ફરાળી લોટના નમુના લઈને તેને પરીક્ષણ માટે મોકલી આપાયા છે ફુડ વિભાગની આ અચાનક કાર્યવાહીને લીધે બજારમાં ફફડાટ વ્યાપી ગયો હતો

ત્યારે રાહતરૂપ સમાચારએ છે કે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી તે મુજબ નર્મદાના પાણીમાંથી ટપ્પર કેમ ભરાવાનો શરૂ કરવામાં આવ્યો છે જેથી આગમી દિવસોમાં પીવાના પાણીની તંગી ન સર્જાય